ત બિહારમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્ણ મોદીએ સહરસા તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહ્લ ગાંધીએ કોરહામાં રેલી સંબોધી

મુખ્ય યૂંટણી અધિકારી એય

શ્રીનિવાસે જણાવ્યું કે આ વખતે મતદાનની ટકાવારી વધવાની શકયતા છે

મહાગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેજસ્વીપ્રસાદ યાદવ રાધોપુરથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે આ તબક્કામાં ચાર મંત્રિઓ નન્દકિશોર યાદવ શ્રવણકુમાર રાણા રણધીર અને રામસેવકસિંહના રાજકીય ભવિષ્યનો નિર્ણય મતદારો કરશે

વી એમ માં કેદ થયું છે કોવિડ અંગે તકેદારી સાથે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ બધે થી મળ્યા છે

આજે સહરસામાં એક ચ્રંટણીસભામાં સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બિહાર માટે તેમની સરકાર કટિબદ્ધ છે શ્રી મોદીએ આ પ્રસંગે વિરોધપક્ષની ટીકા કરતાં કહ્યું કે પ્રદેશના લોકો પહેલાના જંગલરાજથી પૂરેપૂરા પરિચિત છે

રાહુલ કોરહા રેલી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહ્લ ગાંધીએ બિહારમાં કરિહાર જીલ્લામાં કોરહામાં એક રેલીને સંબોધી હીત

શ્રી ગાંધીએ કહ્યું કે કેન્દ્ર અને બિહાર બંને સરકારોએ પ્રવાસી કામદારોની સમસ્યા ઉપર ધ્યાન આપ્યું નથી

શ્રી ગાંધીએ કહ્યું કે નિતીશકુમારની સરકારના સમયમાં કોઇ મોટા રોકાણકારો આવ્યા નથી અને કોઇ મોટા ઉદ્યોગો સ્થાપિત થયા નથી

કેન્રિરાય જળશક્તિમંત્રી ગજેન્રસિંહ શેખાવતે રાજ્યો અને કેન્ટશાસિત પ્રદેશના મંત્રીઓ સાથે આજે વર્યુસુઅલ કોન્ફરન્સ માધ્યમતી શુધ્ધ પાણી પૂરૂં પાડવા અંગે સમીક્ષા કરી હતી આ બેઠકમાં હરિયાણા અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો શ્રી શેખાવતે કોરોના મહામારી દરમ્યાન નાગરીકોને નળનું જોડાણ આપવાના પ્રયત્નો માટે રાજયો અને કેન્ શાસિત પ્રદેશોની પ્રશંસા કરી હતી તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજયો દરેક પરિવારને શુધ્ધ પાણી મળી રહે તેવા પ્રયત્નો કરશે

નાણામંત્રાલયે જણાવ્યું કે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર આવી રહ્યા છે કે જાહેરક્ષેત્રની કેટલીક બેન્કો સેવા ફી માં વધારો કરી રહી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર બેન્ક ઓફ બરોડાએ આ મહિનાથી પ્રતિ માસ નિઃશુલ્ક રોકડ રકમનો ઉપાડ તથા જમા કરવા અંગે કેટલાંક ફેરફાર કર્યા છે જે અનુસાર દર મહિને રોકડ વ્યવહારને મર્યાદા પાંચથી ઘટાડીને ત્રણ વાર કરવામાં આવી હતી

જાહેરક્ષેત્રની કોઇ અન્ય બેન્કોએ અત્યારે કોઇ ફીમાં વધારો કર્યો નથી ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ જાહેરક્ષેત્રની બેંકો સહીત તમામ બેન્કોએ પોતાની સેવાઓ માટે ચોગ્ય પારદર્શી અને નિષ્પક્ષ રીતે ફી વધારવાની મંજૂરી છે મંત્રાલયે જણાવ્યું કે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેંકોએ જાણાકીર આપી કે કોવિડ મહામારીને ધ્યાને રાખી નજીકના ભવિષ્યમાં સેવા ફી વધારવાનો કોઇ પ્રસ્તાવ નથી

ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે

આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળને નાણાં આપવામાં આવ્યા છે

ભારતીય નૌકાદળ અમેરિકી નૌકાદળ જાપાન સમુદ્રી આત્મસલામતીદળ અને રોયલ ઓસ્તે ીલિયાઇ નૌકાદલ આ કવાયતમાં ભાગ લઇ રહ્યા છે

આ કવાયક આ મહિનામાં બે તબક્કામાં પૂર્ણ થશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભ્યાસના માધ્યમથી મિત્ર દેશોના નૌકાદળ વચ્ચે ઉચ્યસ્તરીય તાલમેલ તથા સમન્વયને રજૂ કરવાનો છે

વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેને ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગઈકાલે મીશીગન કેરોલીના જ્યોર્જિયા તથા ફ્લોરીડામાં ચૂંટણી રેલી થોજીને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા

દરમ્યાન અમેરિકામાં રાષ્ટ્રેપ્રમુખની ચૂંટણીમાં ભારતીયમૂળના અમેરિકન મતદારો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્ મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું

એન કૃષ્ણનનું ગઇકાલે રાત્રે ચેન્નાઇમાં અવસાન થયું છે

તેમને પદ્મવિભૂષણ સહિત ઘણા પુરસ્કાર અને સન્માન આપવામાં આવ્યા હતા